સરકારના જળજીવન મિશન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં ત્રણ

પશ્ચિમ બંગાળ આસામ તામિલનાડુ કેરળ અને પુફુચેરી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં યાલી રહી છે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કે ન્ર સરકારની ઉડે દેશકા આમ નાગરિક ઉડાન

કોરોનાની રસી આપવામાં આવી છે

અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

માસ્ક યોગ્ય રીતે નથી પહેરતા અને આવા ગમનના દ્વાર પર સુરક્ષિત અંતર પણ નથી જાળવતા ડીજીસીએ એ મુસાફરોને માસ્ક થોગ્ય રીતે પહેરવા અને અન્ય નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી અને માત્ર આકસ્મિક પરિસ્થિતીમાં જ માસ્ક ઉતારવા જણાવ્યું હતું

આ મેય આજે સાંજના સાત વાગે શરુ થશે